પ્રધાનમંત્રીએ મજબૂત સંબંધો માટે લોકશાહી પરંપરાને શ્રેય આપ્યું

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માં બોલતા તેમણે કહ્યું કે ઈસ્લામિક ત્રાસવાદ થી પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે બંને દેશ સાથે મળી ને કામ કરશે અમેરિકાની વિકાસ યાત્રા માં ત્યાં સ્થાયી થયેલા ભારતીય સમાજ ના યોગદાન ની પ્રશંશા કરતાં તેમણે ઉમેર્યું હતું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ની આગેવાની ના નયા ભારત નું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત એક પ્રભાવશાળી દેશ તરીકે દુનિયા માં માનભર્યું સ્થાન મેળવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ પ્રસંગે કહ્યું હતુ કે અમદાવાદ ની ધરતી ઉપર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સમગ્ર ભારત ની જનતા વતી સ્વાગત કરતાં તેઓ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા છે તેમણે કહ્યું હતું કે વિશ્વ ની સૌથી પ્રાચીન લોકશાહી અને સૌથી વિરાટ લોકશાહી સાથે મળી ને દુનિયા માં શાંતિ પ્રગતિ અને સ્થિરતા માટે નોંધપાત્ર યોગદાન આપી શકે તેમ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નો કાફલો એરફોર્સ વન તરીકે જાણીતા વિમાન માં અમદાવાદ પહોયતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં શ્રી ટ્રમ્પનો કાફલો સાબરમતી આશ્રમ ગયો હતો અને પૂજ્ય મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી

ટ્વીટર પર શ્રી હેલીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડીની મુલાકાત અંગે ગૌરવ અનુભવે છે રીપબ્લીકન પાર્ટીના અગ્રણી અને ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું કે વિશ્વની બે મોટી લોકશાહી ઘણી મૂલ્યવાન બાબતોમાં સામ્યતા ધરાવે છે સુશ્રી હેલી રાષ્ટ્રસંઘમાં અમેરિકાના પ્રતિનિધિ પણ હતાં અને વહીવટીતંત્રમાં મૂળ ભારતીય પ્રથમ કેબિનેટ મંત્રી હતાં વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ અધિકારી પીટર લાવોચે કહ્યું કે મોદી ટ્રમ્પ પરિષદ દ્વારા બંને દેશો વચ્ચેના વેપાર મતભેદો ઉકલશે અને ઉર્જા તથા સંરક્ષણ ક્ષેત્રની સમજૂતી આગળ વધશે

આજે નવી દિલ્હીમાં શ્યામાપ્રસાદ મુખરજી રૂરબન મિશનની ચોથી ઉજવણી નિમિત્તેના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં શહેરી સુવિધાઓ ઉભી કરવા માટે આ યોજના કાર્યરત થઇ છે આ પ્રસંગે તેમણે જીઓ રૂરબન મોબાઇલ એપનો આરંભ કર્યો હતો તેનાથી રૂરબન વસાહત શોધી શકાશે

ગામડાંઓમાં શહેર જેવું માળખું અને સેવાઓ શરૂ કરી આર્થિક વિકાસ માટે આ યોજના અમલી બની છે

નિશાનેબાજીમાં ભાગ લેતા ખેલાડીઓ એક વર્ષ માટે પ્રેક્ટિસ કરી શકે તે હેતુથી ગૃહમંત્રાલયે આ જોગવિ કરી છે ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતીય નિશાનેબાજ ખૂબ જ નોંધપાત્ર કૌશલ્ય ધરાવે છે તે ધ્યાનમાં રાખીને તેમને પ્રેક્ટિસ માટે એકથી વધુ હથિયાર ધરાવી શકે તેવી જોગવાઇ કરી છે

આ માટે લાયસન્સની જરૂર રહેતી નથી જો કે આ શસ્ત્રની હેરફેર કે વેચાણ માટે લાયસન્સ જરૂરી છે

એડવોકેટ સાધના રામચંદ્રન અને સંજય હેગડે દ્વારા ન્યાયાધીશો એસ

જોસફની ખંડપીઠ સમક્ષ અહેવાલ રજુ કરાયો હતો અદાલતે અહેવાલના અભ્યાસ બાદ બુધવારે સુનાવણી રાખી છે અદાલતે સ્પષ્ટતા કરી કે આ અહેવાલ અરજદાર તેના એડવોકેટ દિલ્ફી પોલીસ કે કેન્દ્ર સરકારને આ તબક્કે નહીં અપાય અદાલતે અગાઉ જણાવ્યું હતું કે વિરોધ બંધારણીય મૂળભૂત અધિકાર છે પરંતુ તે કાનૂની રીતે અને શાંતિપૂર્ણ રીતે રસ્તાઓ રોકીને ન કરી શકાય

ટ્વીટર પર શ્રી બૈજલે કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકો શાંતિ અને સંવાદિતા જાળવે એ જરૂરી છે આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રી અમીત શાહ અને ઉપરાજ્યપાલને કાયદો અને વ્યવસ્થા જાળવવા અનુરોધ કર્યો હતો ઇશાન દિલ્હીમાં નાગરિકત્વ અધિનિયમની તરફેણ અને વિરોધના પગલે હીંસાના બનાવો બન્યા હતા અને તેમાં આજે બપોર બાદ એક ફેડકોન્સ્ટેબલનું મોત થયું છે

શાસક ચીનના સામ્યવાદી પક્ષ દ્વારા નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો ગ્લોબલ ટાઇમ્સમાં જણાવ્યા અનુસાર પક્ષના ઇતિહાસમાં સતત બે બેઠક મોકૂફ રાખવાની બાબત અદ્વિતીય છે દરમિયાન ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓની સંયુક્ત નિષ્ણાત સમિતિએ હ્બેઇની મુલાકાત લીધી અને સ્થળ તપાસ કરી હતી એક અન્ય મહત્વની ઘટનામાં ચીન સરકારે જંગલી પશુઓના વેપાર અને આહાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ વુહાનમાં જંગલી પશુઓના બજારના કારણે જ કોરોના વાયરસ ફેલાયો હોવાનું અનુમાન છે

આરોગ્ય મંત્રાલયે આ અંગે જાહેરાત કરી છે અને તે દર્દી ઇરાનથી આવેલો હોવાથી ઇરાન તરફની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે

આજે રૂપિયો નબળો પડતાં સોનું વધુ મોધું થયું છે

રમતોત્સવ પૂરો થયાના અઠવાડિયા બાદ કુલ ચંદ્રકોમાં તેની ગણતરી થશે ગઇકાલે લંડનમાં રાષ્ટ્રમંડળ રમતોત્સવની કારોબારીએ આ નિર્ણય જાહેર કર્યો છે તે અનુસાર યંડીગઢમાં તેનું આયોજન કરાશે

આજે તેની જાહેરાત કરતાં જણાવ્યું કે ત્રણ વર્ષતી નાનાં બાળકો માટે અડધા મીલીલીટરની આ મંજુર થયેલી એક માત્ર રસી છે આ રસી છ મહિનાથી મોટી ઉંમરનાં બાળકોથી માંડીને પ્રખ્ય વયની વ્યક્તિઓને પણ આપી શકાય છે વાયરસથી ફેલાતા રોગોમાં ઇન્ફ્લુએન્ઝાનો ચેપ વ્યાપક છે

તેમણે ભારત સરકારની નવી નીતિની તથા એક બારી સુવિધા પદ્ધતિ અંગે પણ ચર્ચા કરી હતી